કોરોના વાયરસની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇ ગુજરાત જાહેર સેવા આયોગે જી

એ એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી વિવિધ પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે

એમ સી

આયોગ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાઓની નવી તારીખોની નોંધ લેવા જણાવાયું છે આ સિવાયની એપ્રિલ અને મે મહિનાની અન્ય પરીક્ષાની તારીખો યથાવત રહેશે તપાસ પાંચ અહેવાલ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુપ્રત કરાયા છે

એ મહેતા તપાસ પંચે આ બંને દુર્ધટના અંગેનો પોતાનો અહેવાલ ગઇકાલે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો મુખ્યમંત્રી એ ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તેમજ નવેમ્બર માસમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાઓની તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ તપાસ પંચની રચના કરી હતી

પક્ષની સત્તાવાર યાદી મુજબ મહાત્મા મંદિર વોર્ડના ભાજપના ઉમેદવાર તરીકે પ્રેમલતાબેન મહેરિયા ભાવનાબેન ગોળ મફભાઈ દેસાઇ અને ગૌરાંગભાઈ વ્યાસની પસંદગી કરવામાં આવી છે આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે જયારે ત્રીજી એપ્રિલે તેની યકાસણી થશે જયારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ છે અઢારમી એપ્રિલે મતદાન યોજાશે અને વીસમી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે ભાવનગર રસીકરણ ભાવનગર શહેરના વડીલો તથા દિવ્યાંગ જનોને એક ફોનથી કોરોના રસીકરણની સુવિધા મળશે

કેન્દ્રીય વહાણવટા રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આજે સાંજે હજીરા ખાતેથી ક્રૂઝ સેવાનું ઇ લોકાર્પણ કરશે દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ફ્રૂઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને બીજા દિવસે હજીરા પરત ફરશે

આ ફ્રઝ એક સપ્તાહમાં દીવની બે રાઉન્ડ દ્રીપ કરશે તથા શુક્રવાર શનિવાર અને રવિવારના દિવસે સુરત હાઇ સીમાં મુસાફરી કરાવશે આ ફ્રૂઝ ગેમિંગ લોન્જ વીઆઈપી લોન્જ એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક વગેરે આધુનિક સુવિધાથી સજ્જ છે

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન યાત્રિઓની સુવિધા અને માંગને પૂરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

આ ટ્રેન સિહોર ધોલા બોટાદ જોરાવરનગર અમદાવાદ નડિયાદ આણંદ વડોદરા અંકલેશ્વર સુરત વસઈ રોડ પનવેલ રોહા ચિપલૂન રત્નાગીરી સિંધુદર્ગ થિવિમ મડગાંવ કારવાર કુમટા બિંદૂર સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે